જેમાં ગેલેક્સી તારા સોલર સીસ્ટમ બ્લેક હોલ ગ્રહણ બ્રહ્માંડની ઉત્પતિ જેવા વિષયોની થીમ અવકાશનું નિરીક્ષણ કરી શકાશે

તેમજ એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સના સિદ્ધાંતોને જાણી શકાશે મુલાકાતીઓને આધુનિક સ્ટીમ્યુલેશન ટેક્નોલોજી દ્વારા સ્પેસ ટ્રાવેલનો શ્રેષ્ઠ મનોરંજક અનુભવ આપવા ઉપર ભાર મૂકવામાં આવશે સોલર ટેલિસ્ક્રીપ બિલ્ડીંગના છતના ભાગે ડોમ આકારનો મોટો ટેલિસ્કોપ ઈન્સ્ટોલ કરીને આ સમગ્ર જગ્યા અભ્યાસુઓ માટે એક વેધશાળા બને તે પ્રકારનું આયોજન કરવામાં આવશે

સાથોસાથ શહેરના વિવિધ માર્ગો અને શેરીઓમાં અન્ડરગ્રાઉન્ડ પથરાયેલી તમામ યુટિલિટી સર્વિસીઝનો સર્વે શરૂ કરી દેવામાં આવેલ હોવાનું મ્યુનિ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું આ મેગા પ્રોજેક્ટ વિશે વિસ્તૃત જાણકારી આપતા મ્યુનિ

સારી દર્શન વ્યવસ્થા કરવામાં આવી છે

ત્રણ બુથ બનાવવામા આવ્યા છે

જે માટે શાળા વ્યવસ્થાપન સમિતિને નવ હજાર રૂપિયાની ગ્રાંટ આપવામાં આવશે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો

આ પ્રસંગે સાંસદ શારદાબેન પટેલ સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા રાજય તેમજ રાષ્રીલ ય રમતોમાં સિધ્ધિ હાંસલ કરેલ ખેલાડીઓને પ્રોત્સાહિત કરાયા હતા નામ વિતરણ પણ કરાયુ હતુ સ્પોર્ટ્સ કોમ્પિટિશન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ટીમ ની આંતર યુનિવર્સિટી માટેની અલગ અલગ સ્પર્ધાઓ જેવીકે બાસ્કેટબોલ વોલીબોલ લોન ટેનિસ ના ભાઇઓ તથા બહેનો ના સઘન પ્રેક્ટિસ કેમ્પ હાલ જી ટી યુ ખાતે ચાલી રહ્યાં છે જેમાં તમામ ટીમ ને નિષ્ણાત કોચ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે તેમજ ખેલાડીઓ ને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવે છે હાલ જી ટી યુ

તમામ ટીમના કેમ્પનું સંચાલન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે

નવીન સેઠ કુલસચિવ ડૉ

ખેર તથા સ્પોર્ટ્સ ઓફિસર ડૉ આકાશ ગોહિલ દ્વારા ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદશન માટે હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી છે